નવી શિક્ષણ નીતિનો હેતુ દેશ માટે સક્રિય અને સમાવેશી જ્ઞાન કેન્દ્રનું નિર્માણ કરવાનો છે તેથી એક મફત્ત્વપૂર્ણ શિક્ષણ પદ્ધતિ અમલી બનશે જે ભારતને વૈશ્વિક મહાશક્તિ બનાવવા મદદરૂપ થશે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

તેમણે સંક્રમણ રોકવાના ઉપાયો તથા પરીક્ષણો ઝડપી બનાવવા જણાવ્યું હતું શ્રી મુષણે આરોગય સચિવો સાથે આવતા એક મહિનાની કાર્ય યોજના અંગે ચર્ચા કરી હતી

સરકારે છેલ્લા ચાર વર્ષમાં ખેડૂતો પાસેથી રૂ

નવપ્રવર્તન નવા સંશોધનો પરંપરાગત અને આધુનિક ટેકનોલોજીના સમન્વય દ્વારા તેઓ પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે પ્રવૃત્ત થાય ભારતીય ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાન દ્વારા ડો

જી પટેલ પ્રવચન શ્રેણીના ભાગરૂપે પ્રાફતિક કૃષિ ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકતાની તક વિષયક વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ વેબીનારને સંબોધતા રાજ્યપાલે જણાવ્યુ હતુ કે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને રાસાયણિક કૃષિના દુષ્પરિણામથી મુક્તિ મેળવશે ખેતીમાં થતાં ખર્ચને ઘટાડીને ગુણવત્તાયુક્ત ખેત ઉત્પાદન મેળવી શકશે તેમણે જણાવ્યુ હતુ કે રાસાયણિક કૃષિના મજબૂત વિકલ્પ તરીકે પદ્મશ્રી સુભાષ પાલેકરજી દ્વારા પ્રેરિત પ્રાફતિક ફષિ ખેડૂતોની દશા અને દિશા બદલનારી ક્રાંતિ સાબિત થઇ રહી છે ત્યારે ઇનોવેશન નવા સંશોધનો અને ટેકનોલોજીના સુચારુ ઉપયોગ દ્વારા ઉદ્યોગ સાહસિકો આ જનઅભિયાનને નવુ બળ પૂરું પાડશે

એમ કાર્યાલય ખાતે ડીજીટલ ફ્લેગ ઓફ થી પ્રસ્થાન કરાવશે

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય પ્રાદેશિક લોક સંપર્ક બ્યુરો યુનિસેફ અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા ગુજરાતમાં કોવીડ વિજય રથ પર જન જાગૃતિ અભિયાનની આજે શરૂઆત થઇ રહી છે આ અભિયાન હેઠળ જુનાગઢ ભુજ અમદાવાદ પાલનપુર અને સુરતથી કોવીડ વિજય રથ પ્રસ્થાન થશે